મુખ્યપ્રધાન કે

તેમજ ચક્રવાતની ભયાનકતાને ધ્યાનમાં લઈન ભારતીય નૌકાદળે હાઈએલટસ્ જાહેર કયો છે તેમજ એન ડી આ એફ ની ટીમો ચકવાતશ્રસ્ત જિલ્લાઓના વિવિધ ભાગોમાં તૈનાત કરી દેવામાં આવી હોવાના અહેવાલ છે

ખેતી ક્ષેત્રના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અંગેની પરિષદના આરંભે તેમણે કહ્યું કે દેશમાં ગરીબીદૂર કરવામાં સંશોધનોએ મોટો ફાળો આપ્યો છે અને ભાવિ પડકારોને પણ આવરી લીધા છે

તે દવારા ગજરાત રાજયની વૈશ્વિક વિકાસ કરવા પર ભાર મુકયો હતો શ્રી રૂપાણી ઉધોય સચાલકોન ગુજરાત સાથે ઓટોમોટિવ સેક્ટર સોલાર એનર્જી સોડા એશ ઉત્પાદન વિગેરે જેવા બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની ઉત્સુકતા દર્શાવી ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓ અને ઇન્ડસ્ટ્રિયલ પોલિસિઝની પણ સરાહના કરી હતી

આજે પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી વાઘેલાએ જણાવ્યું હતું કે ઈવીએમ મશીન અંગે લોકોના મનમાંથી શંકા કુશંકા દૂર થાય નહીં ત્યાં સુધી મત પત્રકથી ચૂંટણી યોજવી જરૂરી છે શ્રી વાઘેલાએ એવી પણ માગણી કરી છે કે જો લોકસભાની ચૂંટણી બેલેટ પેપરથી કરવી શક્ય ન હોય તો વીવીપેટની લોકોને સમજ આપવી જોઈએ અને પુનઃ મતગણતરીમાં મતદાન કર્યાની સ્લીપ વડે ગણતરી થવી જોઈએ

ઇટ રાઇટ ઇન્ડીયા કાર્યક્રમના ઉપક્રમે સમગ્ર દેશમાં જન જાગૃતિ ફેલાવવા માટે આરંભાયેલી સ્વસ્થ ભારત સાયકલ યાત્રા અંગે માહીતી આપતાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી પુનમચંદ પરમારે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે સ્વસ્થ ભારત યાત્રા ગુજરાતમાં ચોવીસ દિવસ દરમ્યાન જનજાગૃતિ ફેલાવાનું કામ કરશે આ યાત્રા એના પ્રવાસ દરમિયાન સ્વસ્થ ભારત અને ઈટ રાઈટનો સંદેશ ફેલાવશે